ની યૂંટણી હારેલા ઉમેદવારોની બેઠક બોલાવી કોરોના અને અતિવૃષ્ટિ માં તકેદારી રાખી જી અને નીટ ની પરીક્ષા

આજે સાંજે નવી દિલ્હીની આર્મી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા

તેમના પુત્ર અભિજિત મુખર્જીએ ટ્વિટર દ્વારા આ માહિતી આપવામાં આવી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મ્ખરજીની તબિયત ગઈકાલથી વધુ કથળી હતી

તેમને દસમી ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મગજમાં ગાંઠનું ઓપરેશન કરાયું હતું ભારત સરકારે સદગતના માનમાં સાત દિવસના રાજકીય શોક જાહેર કર્યો છે

તેમણે કેન્દ્રીય નાણાં સંરક્ષણ વિદેશી બાબતો અને વાણિજ્ય મંત્રી તરીકે પણ કાર્ય કર્યું હતું શ્રી મુખર્જી આયોજન પંચના ઉપાધ્યક્ષ પણ હતા તેઓ પાંચ વખત રાજ્યસભા અને બે વખત લોકસભા માટે ચૂંટાયા હતા શ્રી મુખર્જીએ સંસદના બંને ગૃહ્ળના નેતા તરીકે સેવા આપી હતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રી પ્રણવ મુખરજીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે

કોવિંદે કહ્યું કે જાહેર જીવનમાં તેમનો મોટો પ્રભાવ રહ્યો છે તેમણે ભાવનાથી મા ભારતીની સેવા કરી

વેકૈયાહ નાયડુએ કહ્યું કે શ્રી પ્રણવ મુખરજીના અવસાનથી એક વડીલ રાજકારણી ગુમાવ્યા છે તેમણે નમ્ર શરૂઆતથી સખત મહેનત શિસ્ત અને સમર્પણ દ્વારા દેશનું સર્વોચ્ય બંધારણીય પદ શોભાવ્યું હતું

રાજકારણ ક્ષેત્રે અને સમાજના તમામ વર્ગ દ્વારા શ્રી મુકરજીની પ્રશંસા કરવામાં આવી હતી તેમની રાજકીય કારકીર્દિ દાયકાઓ સુધી ફેલાયેલી હતી શ્રી પ્રણવ મુખર્જીએ આર્થિક અને વ્યૂહાત્મક મંત્રાલયોમાં લાંબા ગાળાના યોગદાન આપ્યા હતા તે ઉત્તમ સંસદસભ્ય હતા અને રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રપતિ ભવનને સામાન્ય નાગરિકો માટે વધુ સુલભ બનાવ્યું હતું શ્રીમોદીએ કહ્યું મુખ્ય નીતિ વિષયક બાબતો અંગે શ્રી પ્રણવ મુખર્જીની સમજદાર સલાહ ક્યારેય ભૂલી શકાશે નહી રાજ્યમાં થઇ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્ય સચિવ ડો અનિલ મુકીમે આજે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં વિવિધવિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા રાહત કમિશનર ડો

આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે તેવી હવામાન વિભાગની આગાહી છે

રાજ્યમાં વરસી રહેલા અવિરત વરસાદને કારણે રાજ્યની નદીઓ જળાશયોમાં પાણીનો આવરો થઈ રહ્યો છે

નર્મદા ડેમની જળસપાટી વધતાં વીજ મથક પણ ધમધમી ઉઠ્યા છે

કોરોનાથી બે દર્દીના મોત થયાના સમાચાર છે

દીવમાં આજે વધુ યાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ગાંધીનગરથી વિડિયો લિન્ક મારફતે રાજકોટમાં રૂ

તેમણે ઉમેર્યું હતું કે રાજકોટમાં પ્રત્યેક કોરોના દર્દીનું કોન્ટૅક્ટ ટ્રેસિંગ અસરકારક બનાવવા ઉપરાંત ધન્વંત રી રથનું ભ્રમણ વધારવા જેવા પગલાં તાકીદે ભરાશે

ધારાસભાની પ્રત્યેક બેઠકનું યૂંટણી ચિત્ર કેવું છે તેની સમિક્ષા કરવા માટેની આ કવાયતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ પણ હાજર હશે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા એકહ્યું છે કે જી અને નીટ ની પરીક્ષા કોરોનાને લગતી સંપૂર્ણ તકેદારી વચ્ચે યોજાશે તેમણે ઉમેર્યું છે કે કોવિડ અને અતિવૃષ્ટિ વચ્ચે પણ વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા યોજવા માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સુસજ્જ છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગર શહેરમાં રૂ

ભાવનગરના સર્વાંગી વિકાસની નેમ વ્યકત કરતા તેમણે ઉમેર્યુ કે સી એન જી